શીતલ વૈશ્વવ ભાજપ વોટ઼સ એપ હેલ્પ ડેસ્ક ગુજરાત ભાજપ દ્વારા વોટ્સએપ હેલ્પ ડેસ્ક શરૂ કરી સરકાર ની તમામ યોજનાની માહિતી લોકોને મોબાઇલ સ્કીન ઉપર સુલભ બનાવી છે પ્રદેશ પ્રમુખ સી

પાટિલની જહેમતથી બનેલી આ સેવા ને મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ખુલ્લી મૂકી ત્યારે સંગઠનના અનેક પદાધિકારી હાજર હતા

તેઓએ કચ્છમાં કોરોનાને નાથવા માટે ત્વરીત પગલાં ભરાશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો

આજે સવારે કચ્છના ડીડીઓ તરીકેનો યાર્જ સંભાળ્યા બાદ તેઓ કલેકટરને મળવા પહોંચ્યા હતા ખને સાથે જ કોરોનાની મિટીંગમાં હાજરી આપી હતી તો બપોર બાદ પ્રેજન્ટેશનથી કચ્છ જિલ્લાના ભૂગોળથી વાકેફ પણ થશે ભવ્ય વર્મા સાથે મુલાકાત કરતા તેખોએ જણાવ્યું કે વિશાળ એવા જિલ્લામાં સેવા કરવાનો મોકો મળ્યો છે પ્રથમ વખત જિલ્લા વિકાસ અધિકારી તરીકે પોસ્ટિંગ મળ્યું છે મેઇન ફોક્સ કોરોનાને કંટ્રોલમાં કરવા પર રહેશે આ બાદ આરોગ્ય શિક્ષણ અંત્યોદય યોજના સહિતનાને પ્રાથમિકતા આપવામાં આવશે

કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ અંગે જણાવ્યું કે અહીં સરહદ દરિયા કિનારો રણ વિસ્તાર સહિતનો એરિયા આવેલો છે જેથી અહીં ફરજ બજાવતા સારો અનુભવ પ્રાપ્ત થશે ઉલ્લેખનીય છે કે હાલ કચ્છમાં કોરોનાની મહામારી યાલી રહી છે બીજીતરફ અબડાસાની પેટા યૂંટણી પણ માથે છે ત્યારે કચ્છના નવનિયુક્ત ડીડીઓ સામે આ પડકાર પણ રહેવાના છે